લૉકડાઉન હળવું થયું હોવાથી લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને કોરોના વધુ ન ફેલાય એ માટે આ અભિયાન દ્વારા લોકજાગૃતિ આણવા પ્રયત્નો થશે

અભિયાન સંદર્ભે અનેકવિધ ઇન્ડોર ઓનલાઈન પ્રવૃત્તિઓ પણ થશે શિતલ વૈશ્નવ આત્મનિર્ભર ગુજરાત યોજના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં નાના વ્યવસાયકારો દુકાનદારો સ્ટ્રીટ વેન્ડર ઓટો ડ્રાઈવર સહિતના વ્યકિતગત ધંધા વેપાર કરતાં અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાંથી પુનબેઠા કરવા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે

આ લોન માત્ર બે ટકાના વ્યાજે આપવામાં આવશે

નાગરીક ઉડડયન મંત્રી હરદીપસિંહ પુરોએ ટવોટ કરોને જણાવ્યું હતું કે તમામ હવાઈ મથક અને એરલાઈન કંપનીઓ રપ મે થી ઉડાનો શરૂ કરવા તૈયાર છે ત્યારે મુસાફરોએ પણ સામાજિક અંતર સહિતના કેટલાક નિયમોન પાલન કરવું ફરજિયાત રહેશે

કે દવારા ગઈકાલે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ કચ્છમાં ગુજરાતના અન્ય જિલ્લામાંથી આવતા લોકો હવે કોઈપણ પરમિશન વગર આવી શકશે તેમણે કચ્છ જિલ્લામાં કવોરેન્ટાઈન થવાનું રહેશે નહિં પરંતુ જિલ્લાની ચેક પોસ્ટ ખાતે આરોગ્ય ચકાસણી કરવવાની રહેશે અને પોતાના હાલના જિલ્લાના અને પોતાના હાલના જિલ્લાના અને કચ્છ જિલ્લાના સરનામા મોબાઈલ નંબર વગેરે વિગતો આપવાની રહેશે

અન્યથા કચ્છ જિલ્લામાં પ્રવેશ આપવામાં આવશે નહીં ઉપરાંત આ તમામ લોકો સ્થિત કરાયેલા સંસ્થાકીય કવોરન્ટાઈન સેન્ટર ખાતે ફરજિયાત સાત દિવસો અને ત્યારબાદ સાત દિવસો સુધી હોમ કવોરટાઈન થવાનું રહેશે આ જાહેરનામું અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે